પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્ફીમાં રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર અને ભારતને કચરાની

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ આંતરમાળખાકીય ભંડોળ હેઠળ એક લાખ કરોડ રૂપિયાની નાણાકીય સુવિધાનો પ્રારંભ કરાવશે

જેટલી થઈ છે

શ્રી મહિન્દા રાજપક્સે શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી તરીકે આજે શપથ લેશે

તેમણે નવી દિલ્ઠીમાં ગઈકાલે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાનનો જીવન ઉપર થયેલા પરિણામને લીધે દરેક ભારતીય નાગરિકનો આત્મવિશ્વાસ અને ઈચ્છા શક્તિમાં વધારો થયો છે આ અભિયાને આપણા જીવનમાં સામાજિક સભાનતા તથા સ્વચ્છતા અંગે કાયમી પરિવર્તન લાવવાની મહત્વની ભૂમિકા ભજવી છે તેમણે કહ્યું કે દિલ્હીનું રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના પ્રયાસોને અંજલી સમાન છે આ કેન્દ્રમાં ભારતમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત અને અભિયાને જનજીવનમાં કરેલા પરિવર્તનની વિગતો દૃશ્ય શ્રાવ્ય માધ્યમથી આપવામાં આવી છે બીજા ખંડમાં એલ

ડી પેનલો હોલોગ્રામ બોક્સ ઈન્ટરએક્ટિવ રમતો અને અન્ય આકર્ષણો રાખવામાં આવ્યા છે

તેમણે કહ્યું કે દેશમાં માલગાડીઓ એક વર્ષ અગાઉની ગતિની સરખામણીએ લગભગ બમણી ગતિથી દોડી રહી છે શ્રી ગોયલે કહ્યું કે ભારતે વધુ ગુણવત્તાવાળા અને વાજબીદામવાળા ઉત્પાદનો વડે વૈશ્વિકસ્તરે સ્પર્ધાત્મકતા વધારવી જોઈએ ઉત્પાદન વધારવું જોઈએ પણ આમ કરતી વખતે સરકારી સબસિડી ઉપર આધારિત નહીં રહેવાની સજ્જતા પણ કેળવવી જોઈએ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વૈશ્વિક સ્તરે ચીજોના પુરવઠાની શ્રેણીમાં ભારત વધુ વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ બનશે

રાજ્યના મુખ્યમંત્રી પિનરઈ વિજયને જણાવ્યું કે ઘટના સ્થળ પર બચાવ અને શોધખોળ અભિયાન ઝડપથી યાલી રહ્યું છે

એફ પોલીસ અઝિશામક દળ તથા સેનાના જવાનો અને સ્થાનિકો આ કામમાં જોડાયા છે મુશળધાર વરસાદ અને સંચાર સંપર્ક તૂટી જવાને લીધે ખોવાયેલા લોકોને શોધવામાં મુશ્કેલી પડી રહી છે રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે

પૂરની વધુ અસર દરભંગા મુઝફ્ફરપુર પૂર્વ ચંપારણ અને સારન જિલ્લામાં થઈ છે એનડીઆરએફની ત્રણ ટમો અને એસડીઆરએફના જવાનો અસરગ્રસ્તોના બચાવ કાર્યમાં જોડાયેલા છે લગભગ પાંચ લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે

બાગમતી બુઢીગંડક કોસી સહિતની નદી આ ખતરાના નિશાન પર ઉપર વહી રહી છે

જી સદાનંદ ગૌડાએ જણાવ્યું કે આ વર્ષે બે વર્ષમાં ભારત ઔષધિય ઘટકોની મુખ્ય સામગ્રીના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનશે